પ્રધાનમંત્રી આ નિમિત્તે કેટલાક લાભાર્થીઓ અને કેન્દ્ર સંચાલકો સાથે સંવાદ કરશે દૂરદર્શન દ્વારા પ્રધાનમંત્રીનો સંદેશ પ્રસારિત કરાશે અને તે તમામ જનોષધિ કેન્દ્રો દ્વારા જાહેર પ્રસારીત થશે કેટલાક કેન્દ્ર પર ડોકટરો મીડીયા ફાર્માસીસ્ટ અને લાભાર્થીઓ સાથે પરિસાંદ યોજાયો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકોને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તે માટે આ જનઔષધિ મેડીકલ સ્ટોર શરૂ કરવામાં આવ્યા હતા નેહલ ઠક્કર કોરોના પોઝીટીવ કેસ દેશમાં કોરોના વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ પોઝીટીવ આવ્યો છે

મોટાભાગના મુસાફરો થાઈલેન્ડ અને મલેશિયાથી આવેલા છે સરકારે તમામ વિમાન મથકો પર આંતરરાષ્ટ્રીય વિમાનોના મુસાફરોની તપાસ કરવા ફરજીયાત કર્યું છે

આરોગ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધન ઈન્દિરા ગાંધી વિમાનમથકની મુલાકાત લઈને તપાસની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું

નેહલ ઠક્કર નાયબ મુખ્યમંત્રી પૂરક વીનિયોગ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે શ્રેષ્ઠ નાણાકીય વ્યવસ્થાપનને કારણે વિકાસલક્ષી ખર્ચમાં ઉત્તરોત્તર વધારો કરીને ગુજરાત દેશમાં અગ્રેસર રાજ્ય રહ્યું છે

તેમણે જણાવ્યું કે કેટલાક દેશો કોરોનાને નિયંત્રણમાં લેવા માટે જરૂરી પગલા લેતા નથી

હાલમાં રાજ્યમાં બાંધકામ શ્રમીક કલ્યાણ બોર્ડમાં સાડા છ લાખથી વધુ શ્રમિકો નોંધાયા છે આ બોર્ડ હેઠળ નોંધાયા ન હોય તેવા શ્રમિકોને પણ મૃત્યુના કિસ્સામાં નિયત સહાય આપવામાં આવે છે તેમ વિધાનસભાગૃહમાં બાંધકામ સાઈટ ઉપર થતા અકસ્માત અંગે ધારાસભ્યશ્રીના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા શ્રમ અને રાજગોર મંત્રી દીલીપભાઈ ઠાકોરે જણાવ્યું હતું

વિનાયક યુવક મંડળ અને મહાવરીનગર યુવક મંડળ તથા ઓમ ફાઉન્ડેશનના ઉપક્રમે આયોજીત આ તાલીમ શિબિરમાં મનોચિકિત્સક ડો દેવજયોત શર્મા આધુનિક મનોવૈજ્ઞાનિક તાલીમ આપશે એમ એક યાદીમાં જણાવાયું છે

જિલ્લા સમાહર્તાએ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ગઈકાલે કંડલા એરપોર્ટ સહિતના સ્થળોએ મુલાકાત લઈ નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી ભારતમાં પણ કોરોના વાયરસની અસર વર્તાઈ હોવાની સાથે રાજય અને જિલ્લાનું વહીવટીતંત્ર જરૂરી તકેદારી સાથે તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ બન્યું છે